પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે ત ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દસ ફજારથી વધુ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી સરકાર છ લાખ ચોરસ ક્રટ જગ્યા પ્રરી પાડશે

સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે એમ રાજ્યના ઉદ્યોગમંત્રી સૌરભ પટેલે જણાવ્યુ છિ

અકસ્માતની જાણ થતાં વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક અને નાયબ પોલિસ અધિક્ષક ઘટનાસ્થળ પહોંચતા હતા અને ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી અટકાયતી પગલાં ભર્યા છે દરમિયાન રાજ્યમાં ગંભીર અકસ્માતોમાં મૃત્યુ પામેલ કે ઇજા પોમેલ વ્યક્તિઓને મુખ્યમંત્રીશ્રીના રાહતફંડ કાર્યવાહક સમિતીની ભલામણ મુજબ આપવામાં આવે છે

નગરપાલિકાઓની ચૂંટણી રાજ્યની નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પેટા યૂંટણી અંગે રાજ્ય યૂંટણીપંચે આજે જાહેરનામું બહાર પાડચું છે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

ટી બસને સામેથી રોન્ગ સાઇડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે અડફેટે લીધી હતી તે દરમ્યાન બસની પાછળ આવી રહેલ ગાડીના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાઇ હતી આ ટ્રીપલ અકસ્માતમાં ત્રણ જણાના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પાંચ જણાંના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા

વિશ્વ મહિલા દિવસ આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીવય વિશ્વ મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભાવનગર ખાતે કરાશે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે અમારા ભાવનગર જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ કાર્યક્રમના સુચારૃ આયોજન માટે રાજ્યના મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં સરકીટ હાઉસ ખાતે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

અને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું આ બેઠકમાં મેયર મનહરભાઇ મોરી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જીલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશ્નર સહિત સંબંધિત અધિકારો ઉપસ્થિત રહ્યા હતા

આ પહેલા ગુજરાતની કંગાળ બેટિંગ આજે પણ યાલુ રહી હતી

ભંગોરીયા હાટ છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમી મધ્યપ્રદેશ ના ગુજરાત સરહદી વિસ્તારો માં હોળી ના એક સપ્તાહ અગાઉ આજથી પુરા એક અઠવાડિયા સુધી ભંગોરીયા હાટ ભરાશે અમારા છોટા ઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે મધ્યપ્રદેશ સરહદી ગુજરાત નો છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે હોળી ની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટ ની શરૂઆત થઈ જતી હોય છે ભંગોરીયા એ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળી ના અગાઉ ના સપ્તાહ માં જે સ્થળે અઠવાડિક હાટ ભરાઈ છે તે જ સ્થળે હોળીના તહેવાર માટે ની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે જેમાં અહીં ના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળી ના તહેવાર માટે ની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે